યાલુ સીઝન માટેના ખરીદી માટે પહેલી ઓક્ટોમ્બર થી ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ થશે રાજ્યના નાગરીક પુરવઠામંત્રી શ્રી જ્યેશ રાદડીયાએ ગાંધીનગર ખાતે આ જાહેરાત કરી હતી

તેમણે જણાવ્યુ હતું કે પુરવઠા ઉપર નજર રાખવા તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે

શ્રી રાદડીયાએ જણાવ્યુ હતું કે આ વર્ષે સારા વરસાદને કારણે રાજયમાં મગફળીનું વિક્રમ રૂપ ઉત્પાદન થવાનો અંદાજ છે

વિરલ રાણા ઈસરો પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સ્પેશ ટેકનોલોજી દેશના દરેક ઘર સુધી પહોંચી ગઈ છે

ગગનયાનમાં જનારા અંતરિક્ષયાત્રીઓને તાલીમ માટે રશિયા મોકલવામાં આવશે અમદાવાદ ઈસરોકેન્દ્રમાં ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા માટેની સિસ્ટમ અવસરો અને પડકારો પર યોજાયેલ રાષ્ટ્રીય સેમિનારમાં ઉપસ્થિત ઈસરોના ચેરમેન કે સિવાન અને કેન્દ્રીય અણ ઉર્જા અને અવકાશ વિભાગના રાજયમંત્રી જીતેન્દ્રસિંહે આ માહિતી આપી હતી

ઓ રાજયમાં આગામી શનિ રવિ સહિત તમામ જાહેર રજાના દિવસોએ તમામ આર

ટી ઓ કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે વાહન વ્યવહાર મંત્રી શ્રી આર

ફળદુની સુચનાનુસાર અન્ય હુકમ ન મળે ત્યાં સુધી આ કચેરીઓ જાહેર રજાના દિવસે પણ યાલુ રાખવામાં આવશે આ રજાઓ દરમિયાન સંબંધિત કચેરીમાં વાહનની તમામ અને અગાઉથી ઓન લાઈન એપોઈનમેન્ટ લીધી હોય તેવા લર્નીંગ લાયસન્સ અને ડ્રાઈવીંગ લાયસન્સ સહિતની તમામ સેવાઓ આ દરમિયાન ઉપલબ્ધ કરાવવામાં આવશે

સી બુક પી યુ સી

એસ આર પી નંબર પ્લેટ વિગેરે બાબતે ઘણી જાગૃતિ આવી છે આ પ્રકારની અરજીઓનો નિકાલ માટે તથા સેવા મેળવવા નાગરિકોએ વધુ સમય આપવો પડે છે તેના ઝડપી ઉકેલ માટે રાજય સરકાર દ્રારા આ નિર્ણય કરવામાં આવ્યો છે

દરમિયાન સાયકલોનિક સરક્યુલેશન સકિય થતા રાજયમાં ભર ભાદરવે અષાઢી માહોલ છવાયો છે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે

દરમ્યાન કચ્છમાં ભુજમુંદરારાપરમાતાનામઢમાંડવી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડયા હતા માતાનામઢમાં પડેલા વરસાદી ઝાપટાએ પગલે પદયાત્રીઓ તેમજ પદયાત્રીઓની સેવાની તૈયાર કરતા આયોજકો માટે મુશ્કેલી સર્જી હતી સેવાકેમ્પો પણ પલબ્યા હતા

આ વર્ષે નવરાત્રીના પ્રારંભ પહેલા જ આશાપુરાજીના મંદિરે માથુ ટેકવવા માટે કચ્છના પ્રવેશદ્રાર સામખિયાળીથી માતાના મઢ સુધીના માર્ગો પર માઈભક્તો મોટી સંખ્યામાં પદયાત્રા કે વાહનો દ્રારા પહોંચી રહ્યા છે માર્ગો પર પદયાત્રીની સેવા માટે ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે

આ વર્ષે બાહ્ય સફાઈ પર વિશેષ ધ્યાન અપાયુ છે જયારે માતાનામઢ ખાતે પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ રખાયો છે વહીવટીતંત્ર દ્રારા યાત્રાળુઓના પરિવહન તેમજ પોલીસ વિભાગ દ્રારા સુરક્ષા માટેની સીસીટીવી કેમેરા સહિત વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે

બોર્ડ દ્રારા નવરાત્રી પ્રસંગે કોઈ વેકેશન જાહેર કરેલ નથી તેની સંબંધિત તમામે નોંધ લેવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા દીવાળી વેકેશનની જ જાહેરાત કરવામાં આવી છે